તેમણે કહ્યું કે મહારાજા સુહેલદેવ જેવા મહાન લોકોનું યોગદાન ભૂલી શકાય નહીં ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તોર સરોવરના નિર્માણ માટે શિલાનયાસ બાદ તેમણે આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર માટે યોગદાન આપનાર મહારાજા સુહેલદેવ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ તથા બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓનું યોગદાન ભૂલી શકાય નહીં તેમણે ગોરખપુરમાં ચૌરીચૌરાના શહીદોની ઉપેક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો

પોર્ટલનો પ્રારંભ કરતા શ્રી સિંહે કહ્યું કે કેન્ટોનમેન્ટના રહેવાસી નાગરિકો તેમના પ્રશ્નો અંગે ફરિયાદો પોર્ટલ મારફતે નોંધી શકે છે અને ઘરે બેઠા નિરાકરણ લાવી શકે

મંત્રીએ કહ્યું કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે સરકાર કટિબધ્ધ છે

આ પોર્ટલ દ્વારા લીઝના નવીનકરણ જન્મ અને મૃત્યુના દાખલા માટે ઓનલાઈન નોંધણી તથા પાણી અન ગટર જોડાણ માટેની અરજી ઓનલાઈન હશે આ કાર્યક્રમમાં સીડીએસ જનરલ બીપિન રાવત પણ હાજર રહ્યા હતા

દેશને પરવડે તેવા વૈશ્વિક મોડેલ ભારત બનાવી રહ્યું છે એમ કહી શ્રી પ્રધાને જણાવ્યું કે ભારત પોતાની વયય્હરચના અને માર્ગ નક્કી કરશે

મંત્રી આ વર્ષે કેન્દ્રિય બજેટ હેઠળ રાષ્ટ્રીય હાઈડ્રોજન ઉર્જા મિશન સ્થાપવાની જોગવાઈની પણ પ્રશાંસા કરી હતી

મેદવાર મેદાનમાં રહ્યા છે

ભુજ તાલુકા પંચાયતની ત્રણ બેઠક બિનહરીફ થઈ છે

કચ્છભરમાં કોરોનાની સ્થિતિ જોતા કુલ બે દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફરેલ છે